સીએમ મધ્યપ્રદેશ ગુજરાત ભાજપના આગેવાન અને મુખ્યમંત્રી વિજય રૂપાછી ભાજપના ચૂંટછી પ્રચાર માટે હાલ મધ્યપ્રદેશમાં છે ગઇકાલે ઇન્દોરમાં ચૂંટણીસભાને સંબોધન સહિતની પ્રચાર કામગીરી બાદ આજ તેઓ ઉજ્જૈન પહોંચ્યા છે ઊજ્જૈનમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો સાથે મિલન બાદ શ્રી રૂપાણી કાર્યકર્તા બેઠકમાં પણ વકતવ્ય આપવાના છે

જૂનાગઢ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં મળેલ મોનીટરીગ કમિટીની ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગીર અને અમરેલી જિલ્લામાં જંગલ નજીકથી પસાર થતી રેલવેના પાટા ઉપર આધુનિક ટેકનોલોજીથી સજ્જ ફાઇબર બ્રેકસ લગાડવામાં આવશે જેથી ટ્રેન પસાર થવાના સમયે જો સિંહ કે સિંહજ્ઞ રેલવે ટ્રેક ઉપર હશે તો એન્જીન ડ્રાયવરને ચોક્કસ સિગ્નલ દ્વારા જાણ થઈ જશે અને તે ટ્રેન થોભાવી શકશે આ ટેકનોલોજીને કારણે રેલવેના પાટા ઉપર થતા સિંહોના મોતને ઘટાડી શકશે તેવી આશા આઈ જી એ વ્યક્ત કરી હતી આ બેઠકમા મુખ્ય વન સંરક્ષક ડી

વસાવડા ઉપરાંત વન વિભાગ વીજ અધિકારી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સિંહની સલામતી માટે જંગલમાં થતો ગેર કાયદેસર પ્રવેશ કૂવાઓ ફરતે પાળી કરવી અને ખેતર આડે મુકવામાં આવતા જીવતા વીજ વાયર દ્રર કરવા સહિતના મૂદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી

બી બી એસ

નવા ડોક્ટર જેમને મળવાના છે તે ગામમાં ખાવડા દયાપર નલીયા નખત્રાણા જનાણ દુધઇ મુંદ્રા લાકડીયા ગઢશીશા ઢોરી ભૂજપુર મંગવાણા તથા રાપરનો સમાવેશ થાય છે ડાંગ ખેતી ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતો દ્વારા સ્ટ્રોબેરીના છોડનું વેચાણ શરૂ કરાતા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના બાગાયતી ખેડ્રત અહીં રોપા ખરીદવા આવતા થયા છે સ્ટ્રોબેરીનો પાક લઇ લીધા પછી તેના છોડનું વેચાણ કરવાનો વેપાર આદિવાસી ખેડૂતને સમૃદ્ધ બનાવી રહ્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડાંગના જંગલ વચ્ચે આવેલા લહાણદભાસ કાહડોલ ઘોડી તથા ગલકંડ જેવા વિસ્તારમાં સ્ટ્રોબેરીનું વાવેતર મોટાપાયે શરૂ થવા પાછળ ખેતીવાડી ખાતાની મહેનત અને મદદ રહેલી છે પાટણ મેડીકલ કેમ્પ પાટણ જિલ્લામાં નવ પૈકી આઠ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા હોવાથી ત્યાં રોગચાળો ફેલાતો અટકાવવા સેવાભાવી સંસ્થાઓ કેમ્પ ચલાવી રહી છે સાથલી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કંડલા તરફ જતા હાઇવે ઉપર સાંતલપુર નજીક મેડિકલ કેમ્પ યોજાઇ ગયો જેમાં માલધારી પરિવાર ઉપરાંત ઘાસચારો લઇ ગામડે ગામડે ફરતી ટ્રકના ડ્રાઇવર વગેરેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી પેટ્રોલ પંપ જેવી જગ્યાએ તેમનો સહકાર માંગી મેડિકલ કેમ્પ રાખવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રયોગ અહીં સફળ રહ્યો છે દ્વારકા પાણી ચોરી દ્વારકા પંથકમાં પાણીની તંગી શરૂ થઇ હોવાથી વહીવટીતંત્ર દ્વારા પાણીચોરી રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે સાની ડેમથી કલ્યાણપૂર વચ્ચે આવેલી પાઇપલાઇન સાથે ચેડાં થાય નહિં તે માટે પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઇજનેર ડી એન પટેલ દ્વારા પેટ્રોલીંગ ટુકડી બનાવી કામ શરૂ કરાયું છે પાણીચોરી પકડવા માટે જતી ટ્રકડીને પોલીસ રક્ષણ આપવાની વ્યવસ્થા પણ કરાઇ છે ઓખામંડળમાં પાણીચોરી સામે શરૂ થયેલી કાર્યવાહીના આરંભે જ નવ જેટલા શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે

શિશુકુંજ તથા સપ્તકલાવ્રંદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા લશ્કરી છાવણીમાંથી ઘણા જવાન હાજર રહ્યા હતા ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલી આ શહિદ વંદનામાં દેશભક્તિના શૌર્યગીતો દ્વારા વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી

એમ સી

એમ સી ઓ એન જી સી એવોર્ડસ માટે વિવિધ કેટેગરીમાં એન્ટ્રી મંગાવવામાં આવી છે

ગુજરાત મીડીયા ક્લબના સભ્ય ન હોય તેવા પત્રકારો પણ આ એવોર્ડ માટે એન્ટ્રી મોકલી શકે છે

ભૂજના સ્ટેશન માસ્ટરના જણાવ્યા પ્રમાણે મોડેલ રેલવે સ્ટેશન પ્રોજેક્ટ હેઠળ ભૂજનો સમાવેશ થાય બાદ બેનમૂન કક્ષાની પ્રવાસી સવલત અહીં ઉભી થવાની શરૂ થઇ ગઇ છે